કાશ્મીર ખીણ પ્રદેશમાં શાળાઓ ખુલી

પ્રણય બીજા રાઉન્ડમાં પહોંચ્યા

જમ્મુના રામબન જીલ્લાની શાળાઓ આજથી ખુલી હતી જા કે બનિહાલમાં શાલાઓ બંધ રહી હતી પૂંચમાં રીયાસી અને કથુઆ જિલ્લામાં પણ શાળાઓ તથા વેપારી સંકુલો રાબેતા મુજબ હતાં દરમિયાન સમગ્ર જમ્મુમાં ટેકનિકલ ખામીના લીધે ઇન્ટરનેટ બંધ રહ્યું હતું જમ્મુના ડિવિઝનલ કમિશ્નર સંજીવ વર્માએ ઝડપથી ઇન્ટરનેટ શરૂ થવાની ખાતરી આપી હતી જા કે જમ્મુના આઇજીપી મુકેશસિંહે લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી છે કાશ્મીર ખીણની ઘણી શાળાઓ આજે રાબેતા મુજબ ખુલી હતી ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન સેવા અંગે પ્રવકતા કંસલે જણાવ્યું કે શ્રીનગરના ઘણા વિસ્તારોમાં લેન્ડલાઇન ફોન શરૂ કરાયા છે અને અન્ય વિસ્તારો માટે કાર્યવાહી યાલી રહી છે

મુંબઇમાં રાષ્ટ્રીય બેઠક પરિષદ દરમિથાન પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે બેન્ક સિવાયની નાણાં સંસ્થાઓમાં હાલ કોઇ વિચારણા મથી

તેના દ્વારા થતી ભૂલો પર ધ્યાન અપાઇ રહ્યું છે

રીઝર્વબેંકના ગવર્નર શકિતકાંત દાસે આ રીતે તમામ બેઠકો જાડાય તેની પર ભાર મકવો છે ફીક્કી વેપાર સંગઠનની મુંબઇમાં મળેલી બેન્કીંગ પરિષદમાં બોલતાં તેમણે કહ્યું કે તેનાથી નાણાકીય પ્રક્રિયા ઝડપી બનશે મે મહિનાથી સ્ટેટ બેંકે રેપોરેટ સંલઝ્ન વ્યવસ્થા શરૂ કરી હતી તથા જુલાઇથી ગૃહઘિરાણ પણ જાડ્યું છે બેંક ઓફ બરોડા યુનિયન બેંક કેનરા બેંક સહિતની બેન્કોએ પણ ગયા અઠવાડિયે આ વ્યવસ્થા અપનાવી છે

ચિદમ્બરમને આજે રૂબરૂ બોલાવી પૂછપરછ કરી હતી

તેમણે સંસદીય વ્યવસ્થા અંગે માહીતી મેળવી હતી લીથુઆનિયાની સંસદ સેઇમસ પહોંચતાં જ સમગ્ર પ્રતિનિધિમંડળે અધ્યક્ષ વિકટોરાસ પ્રાંકીરીએ આવકાર્યું હતું તેમણે સંસદીય પ્રક્રિયા અને પરંપરા અંગે વિયારવિમર્શ કર્યો હતો અગાઉ પ્રધાનમંત્રી સાઉલીયસ વેર્નેલીએ ઉપરાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાત લીધી હતી શ્રી નાયડુએ લિથુઆનિયાની સ્વતંત્રતાની લડાઇમાં શહીદી વહોરનાર જવાનોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી

વિદેશમંત્રાલયની આર્થિક બાબતોના સચિવ ટી

શ્રી મોદીને દ્વિપક્ષી સંબંધો આગલ ધપાવવામાં યોગદાન બદલ સંયુકત આરબ અમીરાતનો શ્રેષ્ઠ પુરસ્કાર ઓર્ડ ઓફ ઝાયેદ એનાયત કરાશે

ભારતના પ્રધાનમંત્રીની આ સૌપ્રથમ મુલાકાત છે બાદમાં શ્રી મોદી પાછા ફરતાં ફાન્સમાં જી સાત દેશની પરિષદમાં હાજરી આપશે

આજે નવી દીલ્ફીમાં સ્વચ્છતા અંગેની કાર્યશાળા તથા પ્રદર્શન પ્રસંગે બોલતાં શ્રી ગેહલોતે કહ્યું કે સરકાર સફાઇ કામમાં ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકે છે આ પ્રસંગે ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે સફાઇકામમાં યંત્રોથી કામગીરી થાય તેની પર ભાર મૂકાયો છે

શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અંગે આ કાર્યશાળામાં વિચારણા હાથ ધરાઇ હતી

કાઠમંડુમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ભારત નેપાળ સંયુક્ત પંચની પાંચમી બેઠક અંગે વિગતો આપી હતી અને કહ્યું કે બંને દેશોના પ્રધાનમંત્રીએ વચ્ચે દ્વિપક્ષી સંબંધો અંગેની સ્પષ્ટ રૂપરેખા તૈયાર થઇ છે

તેમાં વિદેશમંત્રી ડોકટર એસ જયશંકર અને નેપાળના વિદેશમંત્રી પ્રદીપકુમાર ગ્યાવલી વચ્ચે કાઠમંડુમાં બેઠક યોજાશે

જનરલ બાજવા આ વર્ષે નિવૃત્ત થવાના હતા

જયારે પુરૂષોની સિંગલ્સમાં એચ

મહિલાઓની ડબલ્સમાં મેઘના જક્કામપડી અને એસ

આ ઉપરાંત કે